જમ્મુ કાશ્મીરમાં પ્રવાસન પર મૂકાયેલા પ્રતિબંધને આજથી ઉઠાવી લેવામાં આવ્યો છે સિરીયામાં તુર્કીની સેનાએ કુર્દીશ દળો સામે કરેલી કાર્યવાહીની વિશ્વ સમુદાયે ટીકા કરી છે

સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદ અને આરબ લિગે આ મુદ્દે ચર્ચા કરવા તાકીદની બેઠકો બોલાવી છે ભારતની મેરીકોમે કોલંબીયાની વેલેન્સીયા વિક્ટોરીયાને પરાજય આપીને વિશ્વ મહિલા બોક્સિંગ સ્પર્ધાની સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે

સેનાના કોઈપણ એકમે છેલ્લા કેટલાક વર્ષોમાં રાષ્ટ્રની નોંધપાત્ર સેવા કરી હોય તેને રાષ્ટ્રપતિના ધ્વજ પ્રદાન કરાય છે સત્તાવાર થાદી મુજબ આર્મી એવીએશન કોર્પ્સે સિથાચીનથી માંડીને ગુજરાતના કચ્છના રણ સુધી શ્રેષ્ઠ કામગીરી કરી છે મહારાષ્ટ્ર કર્ણાટક અને ગુજરાતની મુલાકાતે ગયેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે કર્ણાટક પહોંચશે તેઓ મૈસુરના મહારાજા શ્રી જથયામરાજ વડીયારના જયંતિના શતાબ્દિ સમારોહમાં ભાગ લેશે

મંત્રીમંડળની બેઠક પછી મીડિયા કર્મચારીઓને જામકારી આપતાં માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે સરકારે આશા કાર્યકરોને તેમના માસિક માનદ વેતનમાં વધારા ઉપરાંત અન્ય લાભ આપવાનો પણ નિર્મય કર્યો છે

સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને પાંચ ટકા મોંઘવારી ભથ્થુ જાહેર કર્યું છે મંત્રીમંડળે પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ લાભાર્થી માટે આધાર ફરજીયાત રીતે સાંકળી લેવાની બાબતમાં છુટછાટ આપી છે

સરકારે કાશ્મીરમાંથી વિસ્થાપીત થયેલા કુટુંબો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે પ્રત્યેક પરીવારને સાડા પાંચ લાભ રૂપિયા અપાશે

આ નિર્ણયના કારણે કાશ્રમાં પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળશે ગઇ બીજી ઓગષ્ટથી પ્રવાસન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો હવે પ્રતિબંધ હટાવી લેવાતાં રાજયના પ્રવાસે આવનાર મુસાફરો મુક્ત રીતે હરીફરી શકશે રાજયપાલ સત્યપાલ મલિકે ગયા અઠવાડિયે આ નિર્ણય કર્યો હતો

તમિલનાડુના આ સાત માછીમારો બે નૌકાઓમાં ગઈકાલે માછીમારી માટે રવાના થયા હતા તેઓ આજે સવારે ડેલ્ફ ટાપુ વિસ્તાર નજીક માછીમારી કરી રહ્યા હતા ત્યારે શ્રીલંકાના નૌકાદળના જવાનોએ તેમની અટકાયત કરી હતી આ માછીમારોને તેમની નૌકાઓ સાથે વધુ પુછપરછ માટે કનકેસંથુરાઈ નૌકાદળ શિબિર ખાતે લઈ જવાયા છે

સરકારે કાશ્મીર રાજય શિક્ષણ બોર્ડ અને કોલેજ તથા યુનીવર્સીટી સત્તાવાળાઓને રાજયમાં શિથાળાનો આરંભ શરૂ થાય તે પહેલા પરીક્ષા યોજવાનો નિર્દેશ આપ્યો છે રાજયપાલના સલાહકાર ખુરશીદ અહેમદ અને ફારૂક ખાને યોજેલી અલગ અલગ સમીક્ષા બેઠકોમાં આવા નિર્દેશો અપાયા છે

એવી જ રીતે શ્રીનગરની યુનિવર્સિટીઓની અનુસ્નાતક અભ્યાસક્રમોની બધી જ પરીક્ષાઓ આગામી નવેમ્બર મહિનાના પહેલા સપ્તાહમાં યોજાશે

સંરક્ષણ પ્રવક્તાએ આકાશવાણી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગઈકાલે સાંજે સાત વાગ્યા પછી પાકિસ્તાની દળોએ દેગવાર ક્ષેત્રમાં તોપમારો અને ગોળીબાર કર્યા હતા ભારતીય સૈનિકોએ વળતો જવાબ આપ્યો હતો બંને પક્ષ સામસામા ગોળીબારો અડધો કલાક સુધી ચાલુ રહ્યા હતા જોકે આ બનાવમાં ભારતીય પક્ષે જાનહાનીના કોઈ સમાચાર નથી

સંયુક્ત રાષ્ટ્ર સલામતી પરિષદ અને આરબ લીગે સીરીથા ઉપર થયેલા લશ્કરી હ્મલાથી ઉભી થયેલી પરિસ્થિતિ પર વિયાર કરવા તાકીદની બેઠક બોલાવી છે નાટો પ્રમુથ જેન્સ સ્ટોલટેનબર્ગે તુર્કીને સીરીયામાં કુર્દીશદળો વિરૂદ્ધ લશ્કરી ફુમલા દરમિયાન શાંતિ જાળવવા આગ્રહ કર્યો અને ઇસ્લામિક દેશો વિરૂદ્ધની લડાઇમાં કોઇને પણ નુકસાન ન થાય તેવી ચેતવણી આપી છે ફાંસ અને જર્મનીએ પણ આ ફુમલાની ટીકા કરતાં જણાવ્યું છે કે આવી કામગીરી ઇસ્લામિક દેશોને ફરીથી આગળ આવવાની તક આપી શકે છે સંયુક્ત આરબ અમિરાતે પણ સીરીથામાં તુર્કીના લશ્કરી હુમલાની કડક ટીકા કરી છે સીરીથાના ઉત્તર પૂર્વી વિસ્તારના મિશરફા ગામમાં તુર્કી દળોએ કરેલા હવાઇ હ્મલામાં બે નાગરીકોના મોત થયાં છે

સી મેરીકોમે રશિયામાં રમાઈ રહેલી વિશ્વ બોક્સિંગ સ્પર્ધાની સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે મેરીકોમે કોલંબિયાની વેલેન્સીયા વિક્ટોરિયાને પરાજય આપીને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો હતો ઉલ્લેખનિય છે કે એમસી મેરીકોમ છ વખત ચેમ્પિયન રહી યુકી છે

ગઇકાલે જમ્મુમાં પંડીત પ્રેમનાથ ભાટ પત્રકારત્વ એવોર્ડ સમારોહને સંબોધતાં તેમણે કહ્યું કે કાશ્મીર પર સૌ પ્રથમ પંડીતોનો અધિકાર છે

તેમણે કહ્યું કે સરકારે નિર્ણય લીધા છે તે સમાજના લાભમાં છે પંડીતોના પુનર્વસવાટ માટે સરકાર ચોક્કસ પગલાં લેશે

શ્રી રાજનાથસિંહે ઉત્પાદન એકમોની મુલાકાત વખતે મુળ ભારતીય અને આ કંપનીમાં કામ કરતા યુવા એન્જીનીયરોને મળીને ખુશી વ્યક્ત કરી હતી

શ્રી રાજનાથસિંહે ભારતમાં મૂડીરોકાણ માટે મેક ઈન ઈન્જિયા પહેલ અંતર્ગત યોગ્ય વાતાવરણ પુરૂ પાડવાની ખાતરી આપ હતી તેમણે ઉત્તરપ્રદેશના લખનૌમાં આગામી ફેબ્રુઆરી માસમાં થોજાનાર ડિફેન્સ એક્સપો પ્રદર્શનમાં સહભાગી થવા સફરાન કંપનીને આમંત્રણ આપ્યું છે

આજે દિલ્ફીમાં ભારત રમતગમત પરિષદમાં તેઓ બોલી રહ્યા હતા તેમણે કહ્યું કે દેશમાં વધુ સ્પોર્ટ્સ કલ્ચર અને યુવાનો માટે નવી તકો ઉભી કરવાની જરૂર છે

અમેરિકાના આરોગ્ય અને માનવ સેવા વિભાગના મંત્રી એલેક્સ એમ

માં કામ કરવા આમંત્રણ આપ્યું હતું

તેમણે કહ્યું કે આ રમતોત્સવમાં એકવાર ઉપયોગમાં લઈ શકાય તેવા પ્લાસ્ટીકનો કોઈપણ સ્વરૂપમાં ઉપયોગ થવો જોઈએ નહીં ગુવાહાટીમાં રમતોત્સવની તૈયારીની સમીક્ષા કરતા તેમણે આયોજક સમિતિને રમતોત્સવમાં ભાગ લેનાર દરેક ખેલાડીને વૃક્ષારોપણ માટે પ્રોત્સાહન આપવા રોપો આપવાનો અનુરોધ કર્યો હતો